પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ચોમાસુ સત્ર એકવીસ સપ્ટેમ્બરથી બોલાવવાનો

દિવસમાં આજે કરાયો અમદાવાદમાં સિટી બસ અને બી

ટીએસ

જેમાં અનેક નવા વિધેયક અને સુધારા વિધેયક લાવવામાં આવશે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિધાન સભાના યોમાસું સત્રનો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે યોમાસું સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત શ્રી પ્રણવ મુખર્જીના નિધનને પગલે શોક પ્રસ્તાવ લવાશે ત્યાર બાદ વિવિધ વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં રજૂ કરાશે જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પાસાના સુધારા ગુંડા નાબૂદી ધારા મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે આ ઉપરાંત રાજ્યમાં લોકડાઉન અને અનલોક દરમિયાન કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે જાણવા મળ્યા મુજબ કોવિડ મહામારી પછી પહેલી વખત મળી રહેલી વિધાન સભામાં કોરોના માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન કરવામાં આવશે વિધાનસભાના સત્ર પહેલા મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્યો અધિકારીઓ સુરક્ષા અધિકારીઓ વગેરે તમામને કોવિડ પરીક્ષણ કર્યા પછી જ ગુહ્માં પ્રવેશ આપવામાં આવશે મિલકત ખરીદ વેચાણ કાયદો સુધરશે મિલકત ખરીદ વેચાણના દસ્તાવેજની નોંધણી માટેનો કાયદો સુધારીને રૂપાણી સરકાર ખોટા નામે જમીન પયાવી પાડી બારોબાર બીજાને વેચાણ કરી દેનારા તત્વોને નાથવાની તૈયારી કરી છે

સુધારા વિઘેયકની જોગવાઈ પ્રમાણે નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે દસ્તાવેજ નોંધણી માટે રજુ કરતી વખતે પોતે મિ લકત માલિક હોવાના આધાર પુરાવા રજુ કરવા પડશે

શ્રી રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે કોરોના માટે નિદાન અને સારવારની વ્યાપક કામગીરીને લીધે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે રોલમોડલ બન્યું છે

તેમણે ઉમેર્યૂ હતું કે ભારતનું બીજું કોવિડ ઓટોપ્સી સેન્ટર રાજકોટમાં શરૂ થતાં સંક્રમિત મૃતદેહના અંગો કોરોના કેવી અસર કરે છે તે જાણવા મળશે

તેમણે ઉમેર્યું હતું કે કેન્સરની સારવાર માટે લિનિયર એક્સીલિરેટર અને સિટી સિમ્યુલેટર મશીન અહી ઉપલબ્ધ બનતા સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ ધક્કો નહીં ખાવો પડે

કેવડીયા ખાતે ફરજ બજાવતા સરકારી અને આઉટસોર્સીંગ કર્મચારીઓનાં કોરોના ટેસ્ટની સઘન ઝુંબેશ હાથ ધરાઇ હતી

કોઠારીએ સૌ ને અભિનંદન આપ્યા હતા

રાજકોટમાં કેમ્પ કરી રહેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ આજે ગોંડલ પહોચ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લઈ દર્દી ના ઈલાજ માટે ત્યાં ઉપલબ્ધ સગવડ ની સમિક્ષા કરી હતી તો બીજી બાજી રાજ્ય ના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહારે એ અમરેલી ની મુલાકાત લીધી હતી અને કોવિડ સારવાર ના બંદોબસ્તની સમિક્ષા કરી હતી કોરોના વોર્ડનું સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવા માટે અમરેલી કલેક્ટર ઓફિસ માં શરૂ કરાયેલા કંટ્રોલરૃમ ના પ્રયોગ ની તેમણે પ્રશંસા કરી હતી

દિવમાં પ્રવેશ માટે ઈ પરમીટની પ્રથા બંધ થયા બાદ કોરોના કેસ વધ્યા હોવાથી મુખ્ય બજાર ના વેપારીઓનો કોરોના ટેસ્ટ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે રાજકોટમાં કોવિડની સારવાર કરતી ખાનગી હોસ્પિટલનું ચેકિંગ આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું

સુરેન્દ્રનગર સબ જેલમાં કોરોના પોઝિટિવ એક પણ કેસ હજુ સુધી નોંધાયો નથી અને કોવિડ ગાઈડલાઇન્સનું યુસ્ત પાલન થતું હોવાનું જેલ અધિક્ષકે જણાવ્યુ છે

હવે આવતીકાલથી તમામ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

બસ સ્ટેન્ડ ઉપર સામાજિક દૂરી રાખવી પડશે અને ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે હવામાન ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી આગાહી હવામાન ખાતાએ આપી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે બાર સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદ નોંધ્યા બાદ હળવા દબાણનો પટ્ટો સર્જાતા ભારે વરસાદ પડે તેવી વકી છે આગામી ચાર દિવસ માટે સાગર ખેડુને કોઈ ચેતવણી આપવામાં આવી નથી કોરોનાને લીધે શ્રાધ્ધ યજમાન ઘટ્યા સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક આવેલા પ્રભાસ પાટણ ખાતે શ્રાધ્ધ તર્પણ વિઘિ માટે આવતા યજમાનમાં ઘટાડી થતાં તીર્થ ગોરની આવક ઘટી હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે સોમનાથ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો પિતૃ શ્રાદ્ધ ના દિવસો યાલતા હોવાથી ત્રિવેણી સંગમ ખાતે વિધિવિધાન માટે આવે તો સામાજિક અંતરના પાલન સાથે ધાર્મિક વિધિ કરી આપવાની ફરજ તીર્થ ગોર બજાવી રહ્યા છે

આ સમગ્ર પ્રવૃત્તિનું પુસ્તક સ્વરૂપે વિમોચન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું શ્રી પટેલે થર્મેસન સ્ટાર્ટઅપના મનિષ રાવલ દ્વારા બનાવવમાં આવેલ એન્ટી બેક્ટેરીયલ માસ્ક અને શ્રેય સ્ટાર્ટઅપના ભાવેશ સાલ્વી દ્વારા બનાવેલ ક્લોરો કિલ કેમીકલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જીટીયુ ફાર્મસી વિભાગ દ્વારા કોરોના સામે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી અને અસરકારક હેમ્પોઈન દવાની વિસ્તૃત માહીતી મેળવી હતી